આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન વિદેશમંત્રી જયશંકર અને ગુહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડી અને નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપસિંહ પુરીનો તેમાં સમાવેશ થાય સંસદ બહાર પત્રકારોને માહિતી આપતાં શ્રી કિશન રેડ્ડીએ કહ્યું કે આ કાર્યદળની બેઠકમાં વાયરસનો ચેપ અટકાવવા માટેનાં સાવચેતીનાં પગલાં વિચારવામાં આવ્યાં છે કેન્દ્ર સરકારે બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વડાઓને કોરોના વાઇરસના સંભવિત હ્મલા સામે સતર્ક રહેવાની અને પરિસ્થિત ઉપર યાંપતી નજર રાખવાની સૂચના આપી છે સરકારે કેરળમાં કોરોના વાયરસના બે કેસ નોંધાતા કેરળ સરકારને શક્ય તમામ સહાયની પણ ખાતરી આપી છે કેરળમાં કાસર ગોડ જિલ્લામાં કોરોના વાયરસનો ત્રીજો કેસ નોંધાયો છે આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે દર્દીની તબિયત સ્થિર છે આ વ્યક્તિ ચીનનો પ્રવાસ કરીને આવી છે અગાઉ કેરળમાં કોરોના વાયરસના બે કેસ નોંધાયા હતા બંને દર્દીઓ ચીનનો પ્રવાસ કરીને આવ્યા હતા પ્રવાસન માટેની જારી કરાયેલી સૂચનામાં ચીનની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે ચીનના પાસપોટધારકો માટે ઈ વીઝા સુવિધા અસ્થાથી ધોરણે સ્થગિત કરવામાં આવી છે અને ચીનથી આવનારા માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા પણ સ્થગિત કરવામાં આવી છે

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ ડોકટર જયંતિ રવિ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે કલ્પના શાહ લોકસંવાદ કાર્યક્રમ પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસના વર્ષિક ઇન્સ્પેકશન નિમિત્તે ગઈકાલે યોજાયેલા લોકસંવાદમાં ટ્રાફિક મુદ્દે યોમેરથી રજૂઆત થયા બાદ કચ્છની ટ્રાફિક સમસ્યાઓનો એક સપ્તાહમાં ઉકેલ લાવવા પ્રથત્નો હાથ ધરાશે તેવી હૈયાધારણા અપાઈ હતી આ લોકસંવાદમાં બોર્ડર રેન્જના પોલીસ અધિક્ષક સુભાષ ત્રિવેદી પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ વડા સૌરભ તોલામ્બીયા જીલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

પ્રારંભમાં પશ્ચિમ કચ્ય પોલીસ અધિક્ષક સૌરંભ તોલામ્બીયાએ પોલીસ લોકાભિમુખ અભિગમ અપનાવી દરેક વ્યક્તિને ન્યાય મળે અને અગામી વર્ષે પોલીસ વધુ સારી કામગીરી કરી શકે તે માટે પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું

ના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુર્ઠત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું નવ નિર્મિત પંચાયત ઘર આંગણવાડી વિવિધ રસ્તાઓ પાણીની પાઈપલાઈન બસ સ્ટોપ સહિતની સુવિધાઓ સાકાર થતા ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે ગ્રામજનો દ્વારા વિવિધ રજુઆતો પણ કરાઈ હતી

આ કાર્યશિબિરમાં સી આઈ આઈ એલના અધિક્ષક ડો સીવી રામકૃષ્ણન ડો ધીરેન્દ્રભાઈ મહેતા કચ્ય યુનીના ઉપકુલપતિ ડો દર્શનાબેન ધોળકિયા ડો યોગેન્દ્ર વ્યાસ ભાષા વિજ્ઞાની ડો સુજાતા ભુજંગ જીલ્લા પર શિક્ષણાધિકારી સંજય પરમાર જીલ્લા શિક્ષણાધિકારી ડો ભગવાનભાઈ પ્રજાપતિ સહીત કચ્છી ભાષાના તજજ્ઞો સાહિત્ય રસિકો જોડાશે